તેમણે કોરોના મહામારીને ધ્યાને લઈને હડતાળ પર ઉતરેલા તબીબોને હડતાળ પાછી ખેંચવા અને સેવામાં ફરી જોડાવવા અપીલ કરી હતી

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં શ્રી કાનાણીએ ઉમેર્યું હતું કે કોરોનાની બીજી લહેરમાથી બોધપાઠ લઈને સારવાર માળખું સુધારવા માટેનું આથોજન રૂપાણી સરકારે હાથ ધાર્યું છે

રાશન કીટ વિતરણ ના બીજા તબકકામાં પણ સમાજ શ્રેષ્ઠીઓના સહયોગ લેવાયો છે આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકાર સાથે સમાજ શક્તિને જોડીને કોરોના સંક્રમણ સામે ગુજરાતે જંગ છેડ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિક કોરોના સેવા યજ્ઞમાં જોડાઈને સહયોગ આપે મુખ્યમંત્રી રૂપાણીએ યુવા અનસ્ટોપેબલ સંસ્થા અને તેના સ્થાપક અમિતાભ શાહનો કોરોના સેવાયજ્ઞમાં સહયોગ બદલ આભાર માન્યો હતો બીજા ચરણમાં સુરત વડોદરા અમદાવાદ ગાંધીનગર ઉપરાંત ઇડર હિંમતનગર ખેડબ્રહ્મા વડનગર વિસ્તારોના કોરોના વોરિયર્સ માટે રાશન કીટનો જથ્થો મોકલાયો હતો

દોઢ દોઢ કરોડ રૂપિયાની ફાળવણી કરનાર ત્રણ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અરવિંદભાઈ રૈયાણી અને ગોવિંદભાઈ પટેલનો સમાવેશ થાય છે જ્યારે ચોથા ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાએ રૂ

આયુર્વેદિક હોસ્પિટલના ડોકટર પવને ગોરે કહ્યું છે કે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ નું મહત્વ લોકો હવે સમજતા થયા છે ત્યારે આપના પ્રાચીન વારસા માં ઉલ્લેખ છે તેવી ઔષધિને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે

દબાણના પગલે આવતીકાલથી ત્રણ દિવસ દામિયાન રાજ્યમાં હવામાનમાં પલટો આવી શકે છે

જિલ્લા કલેકટર અજય પ્રકાશે જણાવ્યું હતું કે લોકોએ કોઇપણ જાતના ભ્રમ સંકોચ રાખ્યા વગર અફવાઓથી દુર રહી આ વેકસીન લઇ શકે છે વેકસીન સંપૂર્ણપણે સુરક્ષિત છે

તાપી જિલ્લાના વાલોડ ખાતેના સંવેદના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી કોરોના રસીકરણ કાર્યક્રમને વેગ આપવાનું બીડું ઝડપ્યું છે

મોડાસા સ્મશાનમાં લાકડા તેમજ આર્થિક અછત વર્તાઈ રહી છે ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એ સામાજિક સમરસતાની મિશાલ કાયમ કરી છે મોડાસા ખાતે અંતિમ સંસ્કાર માટે મદદરૂપ થવા હાલમાં સંક્રમણની પરિસ્થિતિને કારણે રૂબરૂ સંપર્ક મુશ્કેલ હોવાથી ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા દ્વારા સૌ પરિજનોના સંપર્ક માટે ચાલી રહેલા સોશિયલ મીડિયા ગૃપમાં આ માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવ્યું

વડોદરા શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય તથા અગ્રતા ધરાવતાં કુટુંબોને આંશિક લોકડાઉનની પરિસ્થિતીના કારણે રાહત મળે તે માટે વિનામૂલ્યે રાશન વિતરણનો પ્રારંભ થયો છે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે આજે શહેરના અકોટા વિસ્તારની વાજબી ભાવની દુકાનોની મુલાકાત લઈ અનાજ વિતરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું

પરંતુ પ્રવર્તમાન કોરોના વાયરસ મહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતા આ જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠકને મોકુફ રાખવામા આવેલ છે

વલસાડ જિલ્લાૂમાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેકટર આર આર

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મૂળ શક્તિપીઠ ગબ્બર મંદિર અંબિકા વિશ્રામ ગૃહ જગતજનની પથિકાશ્રમ અને અંબિકા ભોજનાલય પણ તા

કોવિડ હોસ્પિટલોમાં નર્સિંગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમ અર્થપુર્ણ બની રહ્યા હતા કોરોનાકાળ માં પીપીઈ કીટ પહેરીને રાતદિવસ સેવા આપતો નર્સિંગ સ્ટાફ સૌ ની દાદ મેળવી રહ્યો છે પોતાને કોરોના થવાનો માનવ સહજ ભય પણ જેમને ડગાવી શક્યો નથી તેવા નર્સિંગ સ્ટાફનું ઋણ યૂકવવું સમાજ માટે અઘરું બની ગયું છે કોવિડના દર્દી થી સૌ દૂર ભાગતા હોય તેવા વાતાવરણમાં હોસ્પિટલમાં દાખલ થયેલાને હંફ સાથેની સારવાર વડે સાજા કરવાની જવાબદારી અદા કરતો નર્સિંગ સ્ટાફ દેવદ્દત જેવુ બિરુદ પામ્યો છે